પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

જોકે આ મુદ્દે સંપ્રર્ણ સર્વસંમતિ સાધી શકાઈ નથી

સુશ્રી સીતારમણે ઘિરાણનો વિકલ્પ અપનાવનાર રાજ્યોને ધિરાણની મૂળ રકમ તથા વ્યાજની રકમ વળતર ઉપકર દ્વારા ચૂકવવાની ખાતરી આપી છે વિજય રૂપાણી રાજ્યમાં કોરોનાના સંક્રમણકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી અને સવા અગિયાર ફજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી હવે ક્ષણ મળશે

રાજ્યના કોઇ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની તથા સ્પે ઇન્વેસ્ટીગેશન ટીમ સીટની રયના કરવામાં આવશે તેમ શ્રી જાડેજા એ ઉમેર્યું હતું

ત્રણ માસ બાદ કોરોના મહામારીની પરિસ્થિતિની પુનઃ સમીક્ષા કરી ચૂંટણી યોજવા નિર્ણય કર્યો છે

ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યુરિટી ડિપોઝિટ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા સ્વીકારાશે જે અંગે સાયબર ટ્રેઝરી પોર્ટલ અને ભારતના યૂંટણી પંચના પોર્ટલનું સંકલન કરવાનું રહેશે આ ડિપોઝિટ ગાંધીનગર તિજોરી ખાતેથી ઓપરેટ થશે ઓનલાઇન રિફંડ પણ ગાંધીનગર તિજોરી કચેરીમાંથી જ કરાશે જ્યારે ડિપોઝીટ પરત કરવાની થાય ત્યારે સંબંધિત યૂંટણી અધિકારીએ આ અંગેના હુકમો કરવાના રહેશે

કપરાડા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ ચૌધરીએ ગઇકાલે ફોર્મ ભર્યું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી ચૌધરી પોતાના ખૂબ મર્યાદિત સંખ્યામાં ટેકેદારોને લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપ તરફથી આત્મારામ પરમાર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે ધારી બેઠક માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપતભાઇ ઉનાવાએ ફોર્મ ભર્યું છે ગઢડા બેઠક જીતવા માટે ભાજપના વિવિધ મોરચાના આગેવાનોએ પાયાના સ્તરે મતદારો સાથે બેઠક શરૂ કરી દીધી છે છેલ્લા બે દિવસમાં એક હજાર સ્થળોએ મતદારોના નાના નાના જુથ સાથે કોરોના સાવચેતી સાથે સંવાદ યોજાયો હતો તેમ બોટાદ જિલ્લા ભાજપના આગેવાનો જણાવે છે

જોકે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથી એમ પ્રાંત અધિકારી એય એમ સોલંકી એ જણાવ્યુ છે

પટેલે જણાવ્યું છે

અબડાસા બેઠક માટે ડોક્ટર શાંતિલાલ સંઘાણી મોરબી બેઠક માટે જયંતિલાલ પટેલ ધારી માટે સુરેશ કોટડીયા અને કરજણ માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી થઈ છે જ્યારે અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે મોહનલાલ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે કપરાડા ડાંગ અને લીંબડી બેઠકના ઉમેદવારનું નામ જાહેર થવું હજુ બાકી છે

આ કુઝ બોટ માં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તા ની પણ વ્યસ્થા કરવામાં આવશે

ફિલ્ડ આઉટરીય બ્યુરો પાલનપુર દ્વારા નિષ્ણાતો સાથે આ વેબિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું વિષય નિષ્ણાત ડોકટર રાજેશ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મુકેશ ત્રિવેદી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નિષ્ણાંતો આ વેબીનારમાં જોડાયા હતા

આ સંસ્થામાં મહિલાઓનો વિનામૂલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે

હવામાન રાજ્યમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું હતું